આજે મુખ્યમંત્રી વિજય રૂપાજીની અધ્યક્ષતામાં રાજ્ય સરકારની મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી

તેમાં બજેટ સત્ર સંદર્ભે વિચારણા થઈ હતી રાજ્યમાં સ્વાઇન ફ્લૂની પરિસ્થિતિ સંદર્ભે આરોગ્ય વિભાગ દ્વારા લેવાયેલાં પગલાંની જાણકારી મેળવાઈ હતી તો ઉનાળામાં સંભવિત જળસંકટની સ્થિતિ ખેડૂતોની ટેકાના ભાવ સહિતની માગજીઓ પર પજ્ઞ ચર્ચા થઈ હતી

ગુજરાતને બિઝનેસ ફ્રેન્ડલી બનાવવાના આશયથી આ નિર્ણય લેવામાં આવ્યો છે

સમય મર્યાદા નક્કી કરવાનો અધિકાર જિલ્લા કલેક્ટર તેમજ ડીએસપી પાસે રહેશે

ની સહાય આપવાની જાહેરાત કરી હતી અને હવે તેની તૈથારીઓ પણ ઝડપી બનાવી દેવામાં આવી છે આ માટે જાણવા મળતી વધુ વિગતો અનુસાર આગામી પહેલી એપ્રિલથી ખેડૂતોના ખાતામાં આ યોજના અંતર્ગત પ્રથમ ફપ્તો જમા થાય તેવી સંભાવના દર્શાવાઈ રહી છે

આ સત્રમાં રાજ્ય સરકાર પાંચથી વધુ સરકારી વિધેયકો લાવશે લોકસભાની ચુંટણીને પગલે આ વખતે વિધાનસભાનું સત્ર માત્ર પાંચ દિવસનું જ બોલાવવામાં આવ્યું છે કારણ કે લોકસભા ચુંટણીને લઇ રાજ્ય સરકાર પૂર્ણ બજેટ ને બદલે માત્ર ચાર મહિનાના ખર્ચ પુરતું વોટ એન એકાઉન્ટ લાવશે

રાજ્યના ગૃહમંત્રાલયનો આદેશ જીલ્લા મેજીસ્ટેટ મારફતે પૂર્વ અને પશ્ચિમ કચ્છના પોલીસ વડાઓને પણ પાઠવવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે હવે જીલ્લામાં લગ્ન સમારંભો ડાયરા કે અન્ય પ્રસંગોએ લાયસન્સવાળા હથિયાર ધરાવનારાઓ પોતાનું હથિયાર સાથે પણ નહિ લઇ જઈ શકે

આ દિવસની ઉજવણી અમદાવાદ જીલ્લામાં થવાની હોવાની માહિતી મળેલ છે ઉલેક્ખાનીય છે કે કૃમિ ના ચેપ થી બાળકોમાં કુપોષણ અને લોઠીની ઉણપ થવાથી બાળકના માનસિક શારીરિક વિકાસમાં અડચણ આવે છે માટે વફીવટીતંત્ર દ્વારા બાળકોને ગોળી પીવડાવવા શાળામાં જરૂરથી મોકલવા અનુરોધ કર્યો છે

કચ્છ સંલગ્ન અધિકારીઓમાં અમદાવાદ શહેરથી ચાવડા નરેન્દ્રકુમાર વિહ્જીની પશ્ચિમ કચ્છ ભુજ તો પશ્ચિમ કચ્છ ભુજ થી બોડાણા લક્ષ્મણસિંહ પ્રતાપસિંહ ને અમદાવાદ શહેર જયારે આર

શુક્લની પશ્ચિમ કચ્છ ભુજથી ભાવનગર બદલી કરાઈ હતી નેહ્લ ઠક્કર ભચાઉ જીલ્લા ભાજપ બેઠક આગામી લોકસભાની યુન્તાની ને ધ્યાનમાં લઈને ગઈકાલે જીલ્લા ભાજપ પ્રમુખ કેશુ ભાઈ પર્ટેલ દ્વારા ભચાઉ ખાતે પૂર્વ કચ્છના ગાંધીધામ અંજાર ભચાઉના શહેર ભાજપના પ્રમુખ મહામંત્રી શક્તિ કેન્દ્રના પ્રમુખો પ્રભારીઓની એક અગત્યની બેઠક લેવાઈ હતી જેમાં આગામી દિવસોમાં આવતી લોકસભાની ચુંટણીમાં અત્યારથી જ લોકો વચ્ચે જી લોકોના પ્રશ્નોને વાયા મળે અને ફમેશની જેમ આ વખતે પણ લોકસભામાં બહોળી બહ્મતી મળે તેવા પ્રયત્નો કરાય તેવું સુચન કર્યું હતું